વિશ્વનો ત્રીજો અને દેશનો પહેલો ફોસિલ પાર્ક ગુજરાતમાં ખુલશે

ડી પી માં આઠ ટકા અને નિકાસમાં બાવીસ ટકા ફાળો આપે છે અમદાવાદ ખાતે ચીન ઇન્ડિયા ગુજરાત ઇકોનોમિક એન્ડ દ્રેડ કોઓપરેશન કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે ગુજરાત અને ગ્વાન્ગડોંગ પ્રાંત વચ્ચેની સીસ્ટર સ્ટેટ તરીકેની ભાગીદારી બંને દેશના અર્થતંત્રમાં ચાવીરૂપ પ્રદાન આપી રહી છે ફીક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સીલના ચેરમેન દિપક મહેતાએ કહ્યું હતું કે ઇલેક્ટ્રીકલ ઇલેકટ્રોનિક્સ કેમિકલ તથા ફુડ પ્રોસેસિંગ માલસામાનનો બહુ મોટો વેપાર ચીન સાથે ગોઠવવામાં ગુજરાત સફળ રહ્યું છે ચીનની અનેક કંપની ગુજરાતમાં કારખાના નાંખવા તૈયાર હોવાની પ્રતિતિ આજની કોન્ફરન્સમાં સૌને થઇ હતી મહીસાગર જિલ્લાના બાલા સિનોર નજીક રૈયોલી ગામે આકાર પામેલા ડાયનાસોર ફોસિલ પાર્કનું લોકાર્પણ આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાનાર છે વિશ્વકક્ષાએ ત્રીજો અને દેશનો પહેલો ફોસિલ પાર્ક રૈયોલી ગામે ખુલતા ડાયનાસોરનો ઇતિહાસ અને જીવન પદ્ધતિ વિશે અમૂલ્ય માહિતી જિજ્ઞાસુઓને મળશે

જયાં ડાયનાસોરનું જીવનચક્ર રજૂ થયું છે

નર્મદા નદી આસપાસ ડાયનાસોરની સાત પ્રજાતિ વસતી હશે તેવા વૈજ્ઞાનિક સંકેત પણ પ્રાપ્ત થાય છે બાલાસિનોર નજીકનું રૈયોલી ગામ ફોસિલ પાર્કને લીધે પર્યટન નકશામાં મહત્વનું સ્થાન પામવા જઇ રહ્યું હોવાથી સહેલાણીઓ માટે સગવડ ઊભી કરાઈ રહી છે ગુજરાતભરમાં સોળ જૂનથી બે દિવસ માટે યોજાનાર કૃષિ મહોત્સવમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના તથા પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાને ખાસ અગ્રતા અપાશે જેથી ખેડૂતો પોતાનું જોખમ ઘટાડી ખેતીમાં નિશ્ચિત વળતર મળે તેવી વેપારી પદ્ધતિ અપનાવતા થાય ગાંધીનગર ખાતે અધિક મુખ્ય સચિવ સંજયપ્રસાદે કૃષિ મહોત્સવની વિગતો પત્રકારો સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે તમામ તાલુકા મથકે સેમિનાર સફળ ખેડૂત સાથે વાર્તાલાપ તથા બિયારણથી માંડી વેચાણ સુધીના વિષય માટે તજજ્ઞ માર્ગદર્શનની વ્યવસ્થા ગોઠવાશે

ઓખા બંદરેથી બેટ દ્વારકા જતી ફેરી બોટના માલિકોએ આખરે હડતાળ સમેટી લીધી હોવાના સમાચાર છે

ગુજરાત મેરીટાઇમ બોર્ડના સ્થાનિક અધિકારી એવા કેપ્ટન રમણ સાથે સમાધાનકારી ચર્ચા બાદ બોટ માલિક એસોશિયન દ્વારા હડતાળ સમેટી લેવાનો નિર્ણય થતા હવે યાત્રાળૂઓ ઠાકોરજીના દર્શન માટે બેટ ઉપર જઇ શકશે બેટદ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી બોટ સેવા ઉપર એકાદ હજાર ખારવા પરિવારની આજીવિકા ટકેલી છે બ્રહ્માકુમારી સંસ્થાના વડીલ સરલાદીદીનો પાર્થિવ દેહ આજે સાંજે માઉન્ટ આબ્ર ખાતે પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે સાધકગણ મોટી સંખ્યામાં ત્યાં હાજર હતો બ્રહ્માકુમારી પ્રવૃત્તિઓનો ફેલાવો મોટાપાયે ગુજરાતમાં થયો તેની પાછળ દિવંગત સરલાદીદીની જહેમત હોવાથી અનેક ગુજરાતી પરિવાર શોકમાં ડૂબ્યા છે સરલાદીદીનો સ્વર્ગવાસ થતા પ્રધાનમંત્રી મોદીએ તેમના આધ્યાત્મક યોગદાનની નોંધ લઇ ટિવટ વડે શ્રદ્ધાંજલી પાઠવી હતી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સરલાદીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

આ તમામ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા ટૂકડીઓ બનાવીને વીજચોરી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માધવપુર વિસ્તારમાં આવેલ પથ્થરની ખાણમાં વીજ ચોરી મિલ્ક સીલીંગ પ્લાન્ટમાં કોમર્શીયલ હેતુનો ભંગ થવા બદલ આ ઉપરાંત હાઇવે હોટલ પર દરોડા પાડતા વીજચોરી ઝડપાઇ હતી

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વાપીમાં કારખાનું ધરાવતી હયુબર ગ્રુપ ઇન્ડિયા કંપનીને ઔદ્યોગિક પ્રવ્રત્તિ બંધ કરવા હુકમ કરાયો છે ઝેરી ઔદ્યોગિક કચરામનો વૈજ્ઞાનિક નિકાલ કરવાને બદલે કારખાનાની જમીનમાં દાટી દેવાને મામલે ફરિયાદ થતા આ હુકમ થયો છે

અન્ય વધુ એક આદીવાસી જિલ્લા તાપીમાં પણ વિશ્વ યોગ દિવસની દબદબાભેર ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે

અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટમાં પસાર થઇ રહેલી જીપની બ્રેક ફેઇલ થઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત સાંપડી છે માથાદીઠ ભાડામાં દોડતી આ જીપમાં બેઠેલા મુસાફરો પૈકી સાતનું મૃત્યુ થયું હોવાનું માલુમ પડયું છે

પોલીસતંત્ર સાથે આસપાસના ગામડાના લોકોએ બચાવ કામગીરી ઉપાડી લીધી હતી

હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થાય તેવું સંભવ નથી દરમિયાન રાજ્યમાં વલસાડ અને નવસારી પંથકમાં આજે વાતાવરણ પલટાતાં ઠેર ઠેર હળવો વરસાદ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે અરબી સમુદ્રમાં ગુજરાતના કાંઠા આસપાસ વરસાદી વાદળ બંધાવાની શરૂઆત થઇ હોવાનો આ સંકેત છે તેવું જાણકારો માને છે